ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ બે નો શુભારંભ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી શિલાન્યાસ કર્યો હતો

ઃ કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે અગાઉ નિર્ધારીત આજે યોજાનારી દસમા દોરની મંત્રણા હવે આવતીકાલે યોજાશે ઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે ગઈકાલે અંદાજપત્ર અગાઉની મસલતો યોજી હતી ે કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજૂએ ગઈકાલે મહારાષ્ટ્ર્યના પુણેમાં રાજ્યકક્ષાના ખેલો ઇન્ડિયા કૌશલ્યવિકાસ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે

તેમણે કહ્યું કે કેવડિયાને રેલ સંપર્કથી જોડવાથી અને સુરત તથા અમદાવાદને મેટ્રો જેવા પ્રોજેક્ટથી આ ક્ષેત્રોનો વિકાસ થશે તેમણે કહ્યું કે બંને મેટ્રો પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પ્રજાની ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને બનાવાયા છે સુરત અને અમદાવાદમાં થઇ રહેલા આર્થિક વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ બંને શહેરો આત્મનિર્ભર ભારતના શક્તિ કેન્દ્રો છે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો આ સમારોહમાં જોડાયા હતા

જેમાંનાં એક સરથાણાથી ડ્રીમ સીટીને જોડશે

ગઈકાલે શ્રીસોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી બેઠકમાં મંદિર ટ્રસ્ટીઓની સર્વસંમતિથી શ્રી મોદીને અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં હાજર રહ્યા હતા બેઠકમાં ટ્રસ્ટીઓએ શ્રીસોમનાથ મંદિરના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા પદનો સ્વીકાર કરતાં સોમનાથ મંદિર ટ્રસ્ટ સમૂહના પ્રયત્નોની સરાહના કરી હતી બેઠકમાં મંદિરની સુવિધાઓ હાલની પરિસ્થિતિ અને પરિયોજનાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી

ચૂંટણી પંચના સભ્યોએ આસામના મુખ્ય ચૂંટણી અધિકારી તથા નોડલ સલામતી અધિકારીઓ સાથે ગઈકાલે સાંજે ગુવહાટીમાં મંત્રણા કરી હતી યૂંટણી પંચના સભ્યો આજે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે આ ઉપરાંત તેઓ જિલ્લા યૂંટણી અધિકારીઓ તથા બધા જ જિલ્લાઓના પોલીસ વડાઓ સાથે પણ વાતચીત કરીશે આસામની ત્રણ દિવસની મુલાકાતમાં યૂંટણી પંચના સભ્યો રાજ્ય પોલીસ વડા તથા અગ્ર સચિવ સાથે પણ વાતચીત કરશે

જોકે તેમાંથી સાતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં જેમાં દિલ્હીમાં ત્રણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા જેમાંથી બેની તબિયત સ્થિર થતાં રજા આપવામાં આવી ઉત્તરાખંડમાં એક વ્યક્તિ કર્ણાટકમાં બે વ્યક્તિમાં રસની આડઅસર જોવા મળી છે છત્તીસગઢમાં એક વ્યક્તિને રસીની આડઅસર અંગે તપાસ ચાલુ છે જ્યારે ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં બે વ્યક્તિની રસીથી મોત થયાના સમાચાર છે જોકે પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર ઉત્તરપ્રદેશ નિવાસી વ્યક્તિનું મોત રસીકરણથી થયું નથી અને કર્ણાટક નિવાસી વ્યક્તિના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ્ જોવાઈ રહી છે

કૃષિ મંત્રાલયે ગઇકાલે બહાર પાડેલી યાદીમાં આ માહિતી આપીને જણાવ્યું છે કે ખેડૂતોના બધા જ મુદ્દાઓને ઉકેલ મેળવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે

સર્વોચ્ય અદાલતે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવિધ મુદ્દાઓ સાંભળીને સર્વસંમતી સાધવા ચાર સભ્યોની એક સમિતીની રચના પણ કરી છે સર્વોચ્ય અદાલત દ્વારાનિમાયેલ યાર પૈકી ભારતીય કિસાન સંગઠનના ભુપીન્દરસિંહ માને સમિતીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો

વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓ રાજ્યોના નાણામંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ ભાગ લીધો હતો આ બેઠકને સંઘીય સહકારનું ઉદાહરણ ગણાવીને નાણામંત્રી સીતારમણે કોવિડના કપરા સમયમાં કેન્દ્ર સરકારે રાજ્યોને કેવી રીતે આર્થિક પીઠબળ આપ્યું હતું તેની વિગતો આપી હતી બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ આગામી કેન્દ્રિય અંદાજપત્ર માટે મહત્વના સૂચનો કર્યા હતા

મંત્રાલયે જણાવ્યું છે કે દિલ્હીના તીસ હજારીમાં મૃત બગલાના નમૂના અને લાલ કિલ્લા પાસે મળેલા કાગડાઓમાં પણ બર્ડફ્લૂની પુષ્ટિ થઈ છે આ માટે દિલ્હીમાં આ અંગે જરૂરી પગલાં લેવા જણાવાયું છે તો મહારાષ્ટ્રમાં પણ ગંભીર પ્રભાવિત સ્થાનોએ પોલ્ટ્રી પક્ષીઓને મારવાનું કામ ચાલી રહ્યું છે આ ઉપરાંત મધ્યપ્રદેશના હરદા અને મંદસૌર તેમજ છત્તીસગઢના બાલોદ જિલ્લામાં પોલ્ટ્રી પક્ષીઓમાં બર્ડફ્લૂના દેખા દેતા પક્ષીઓને મારવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે હરિયાણામાં પંચકૂલામાં સંક્રમણગ્રસ્ત પોલ્ટ્રી પક્ષીઓને મારવાનું કામ યાલુ છે મંત્રાલયે જણાવ્યું કે દેશમાં બર્ડફ્લૂ સંક્રમણવાળા ક્ષેત્રોની સ્થિતિની દેખરેખ માટે રચાયેલી કેન્દ્રીય ટીમ પ્રભાવિત સ્થળે તપાસ માટે જઈ રહી છે

શ્રી રીજીજૂએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં એક હજાર ખેલો ઇન્ડિયા કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લીધો છે આ કેન્દ્રોમાં નોંધપાત્ર દેખાવ કરનાર ગ્રામીણ વિસ્તારો સહિતના રમતવીરોને રાજ્યકક્ષાના ખેલો ઇન્ડિયા કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં તાલિમ અપાશે